અન્ય રાજયોના નામ આ મુજબ છે આંધ્રપ્રદેશ આસામ બિહાર ગોવા મહારાષ્ટ્ર હરીયાણા હિમાચલપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ તમીળનાડુ વ્રિપુરા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર નાણાં મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પાંચ પોઇન્ટ ઓગણીસ ટકના વ્યાજદરે આ ધિરાણ મેળવ્યું છે કેન્દ્ર સરકાર સાપ્તાહિક ધોરણે રાજયોને જીએસટી વળતર પેટે છ હજાર કરોડ રૂપિયા આપવાની નેમ ધરાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી રાજ્યમાં ખેતી પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્રની ત્રણ યોજનાઓનો આજે શુભારંભ કરાવશે રાજ્ય સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન પણ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે આ માટેની કિસાન સર્વોદય યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસે ક્રષિહેતુથી વીજળી આપવાનો પ્રધાનમંત્રી પ્રારંભ કરાવશે એવી જ રીતે ગીરનાર પર્વત ખાતે પ્રવાસીઓને ઉપયોગી રોપ વે યોજનાનું લોકાર્પણ કરાશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી જોડાશે

પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે કરાશે આ કાર્યક્રમ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક તથા ન્યૂઝ ઓન એર વેબસાઈટ ઉપરથી પ્રસારિત કરાશે આ ઉપરાંત ડીડી ન્યૂઝ આકાશવાણીની યુટ્યૂબ ચેનલ પરથી પણ આ કાર્યક્રમ સહપ્રસારિત થશે

ભારતીય જનતા પક્ષ તરફથી કેન્દ્રિય મંત્રીઓશ્રી પુરૂષોત્તમ રૂપાલા શ્રી મનસુખ માંડવિયા શ્રીમતી સ્મૃતિ ઇરાની ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પ્રદેશ પ્રમુખ સી

પાટીલ સહિત રાજયના અન્ય મંત્રીઓ અને પક્ષના આગેવાનોને જવાબદારી સોંપી છે તો સામે પક્ષે વિરોધપક્ષ કોંગ્રેસે પક્ષના રાષ્ટ્રીય નેતાઓ શ્રી અહેમદ પટેલ શ્રી રાજીવ સાતવ પ્રદેશપ્રમુખ અમિત ચાવડા વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધાનાણી ઉપરાંત પક્ષના ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓના સાથે પ્રચારની જવાબદારી મૂકી છે

સંશમની વટીના વિતરણ બાદ અખંડાનંદ કોલેજના પી જી

ઉલ્લેખનીય છે કે ગળોમાંથી બનતી સંશમની વટી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે ગુજરાત સાહિત્ય પરિષદની પ્રમુખપદની યોજાયેલી ચૂંટણીમાં ગઇકાલે મતગણતરી સંપન્ન થઈ હતી

શાહને વિજેતા જાહેર કરાયા છે

જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના માર્ગદર્શનમાં યોજાઈ રહેલી આ લોકસંવાદ સભાઓમાં અધિકારીઓ નાગરિકો સાથે સંવાદ કરે છે તથા કોરોના રોગ તેના સંક્રમણને અટકાવવા માસ્ક પહેરવા હાથ ધોવા જેવા પગલાંઓ અંગે લોકજાગૃતિ કેળવે છે

આ સભાઓમાં કોવિડના ટેસ્ટ અંગે પણ માહિતી આપવામાં આવે છે

શારદીય નવરાત્રિ પૂર્ણ થવામાં છે ત્યારે સમાચારનું સમાપન ગરબાથી કરીએ